કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના પદની યૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો ભરાશે મધ્ય યમનમાં હૌતી બળવાખોરો દ્વારા દ્રોણ અને મિસાઈલ દ્વારા કરાયેલા

પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ ઘટાડવા માર્ગદર્શન આપવા ઉપરાંત વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપશે ગયા વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ સમયને મૂલ્યવાન ગણાવીને યોગ્ય વ્યવસ્થાપન દ્રારા તેનો મહત્તમ સદ ઉપયોગ કરવાની શીખ વિદ્યાર્થીઓને આપી હતી

ભાજપના વરિષ્ઠ નેતા અને પક્ષના સંગઠનની ચૂંટણી પ્રક્રિયાના વડા રાધામોહન સિંહે ભાજપના અધ્યક્ષની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ભાજપ એકમોની આંતરીક યૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પક્ષ અધ્યક્ષની યૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્રા પક્ષના સર્વોચ્ય પદે બિનહરીફ ચૂંટાય તેવી સંભાવના છે નવા અધ્યક્ષની ચૂંટણી સાથે વર્તમાન પક્ષ અધ્યક્ષ અમિત શાહનો સાડા પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થશે

ગઈકાલે ચેન્નાઈમાં તમિલ ભાષા માટેની કેન્દ્રીય સંસ્થાની મુલાકાત વખતે શ્રી નાયડુએ ભારતીય ભાષાનો સમૃદ્ધ વારસો જાળવવાનું મહત્વ સમજાવ્યું હતું તેમણે કહ્યું કે ભારતીય ભાષાનો બોલવામાં લખવામાં ઉપયોગ કરનાર લોકોમાં ગૌરવની ભાવના ઉભી કરવી જરૂરી છે

ગઈકાલે ગોરખપુરમાં એક રેલીમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર લધુમતીઓને આ કાયદો નાગરિકત્વ આપવા માટેનો છે અને કોઈપણ વ્યક્તિનું નાગરિકત્વ આ કાયદા દ્વારા છિનવવામાં આવતું નથી તેમણે કહ્યું કે આ કાયદા અંગે વાસ્તવિકતા જણાવવાની ફરજ દરેક ભારતીય ખાસ કરીને યુવાનોની છે

ગઈકાલે નાગપુરમાં વિશ્વેશ્વરૈયા ટેકનોલોજી રાષ્ટ્રીય સંસ્થા વિનિતના હિરક મહોત્સવ સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે ભારતને અખબારોના કાગળ અને તબીબી ઉપકરણોની આયાત કરવી પડે છે સંશોધન સંસ્થાઓએ લાગતા વળગતાઓ સાથે સહકાર અને સંકલન સાધીને યોગ્ય ટેકનોલોજીના માધ્યમથી આવી ચીજીનું ઉત્પાદન કરવા માટે કાચો માલ પુરો પાડવો જોઈએ

સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃત્યુ પામનારમાં સૈનિકો અને નાગરિકોનો સમાવેશ થાય છે જો કે હૌતી બળવાખોરોએ આ હુમલાની જવાબદારી તત્કાળ સ્વિકારી નથી સરકારી દળોએ હૌતી બળવાખોરો સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી તેના બીજા દિવસે જ હૌતી બળવાખોરોએ ગત શનિવારે આ હુમલો કર્યો હતો

ઉલ્લેખનિય છે કે ટ્રાયલ કોર્ટે પહેલી એપ્રિલે વાડ્રા અને અરોરાના આગોતરા જામીન મંજુર કર્યા હતા એન્ફોર્સમેન્ટ વિભાગે તેની અરજીમાં દલીલ કરી છે કે ટ્રાયલ કોર્ટે યુકાદો આપતી વખતે કેટલીક વાસ્તવિકતાઓ ધ્યાનમાં લીધી નથી

સુકાની વિરાટ કોહલીને મેન ઓફ ધી સિરીઝ પુરસ્કાર અપાયો હતો

ભારત તરફથી કાર્તિક ત્યાગીએ એક વિકેટ જ્યારે રવી બિશ્નોઈ અને આકાશ સિંહે દરેકે બે બે વિકેટો ખેરવી હતી આવતીકાલે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે

પોલીસ અધિકારીઓએ દેખાવકારોને વિખેરાઈ જવાનો આદેશ આપ્યો હતો તેના પગલે હિંસક અથડામણ ફાટી નિકળી હતી ઘટના બાદ પોલીસો બે ઈજાગ્રસ્ત અધિકારીઓને લઈ જતા જોવા મળ્યા હતા દેખાવના આયોજક વેન્તસ લાઉએ જણાવ્યું છે કે વોરંટ કાર્ડ બતાવવામાં વિલંબ કર્યો હોવાથી આ ઘટના માટે પોલીસોને જ જવાબદાર ગણવા જોઈએ ત્યારબાદ લાઉની પોલીસ અધિકારીઓને ફરજ બજાવતા રોકવાના આરોપસર ધરપકડ કરાઈ હતી